કેન્દ્ર સરકારે નવા ક઼ષિ ધારાનો અમલ દોઢ વર્ષ સુધી મુલતવી રાખવાની દરખાસ્ત ખેડૂત આગેવાનો સમક્ષ કરી પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું છે કે કેન્દ્રની એન

સરકાર પર્યાવરણને

ભારતીય ચૂંટણી પંચની એક ટુકડી પશ્ચિમ બંગાળમાં યોજાનારી વિધાનસભાની યૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા માટે કોલકતા પહોંચી

આ સમયગાળામાં ખેડૂતોના બધા જ પ્રશ્નો બાબતે વિસ્તૃત ચર્ચા દ્વારા તેમનો ઉકેલ લાવવાની તત્પરતા પણ દર્શાવી છે

કૃષિમંત્રીએ દોહરાવ્યું હતું કે નવા કૃષિધારાથી ખેડૂતોના જીવનમાં પરિવર્તન આવશે ધર્મેન્ન પ્રધાન કેન્મની એનડીએ સરકાર પર્યાવરણને અનુકૂળ એવી સ્વચ્છ ઉર્જા વાજબી ભાવે નાગરિકોને આપવાની બાબતને ટોચની અગ્રતા આપે છે

એન જી ટર્મિનલથી નાના પાયાના એલ એન જી પુરવઠા માળખાકીય સુવિધાનું ઉદઘાટન કરતા આ મુજબ જણાવ્યું હતું આ સુવિધા કાર્યરત થતા દ્રક દ્વારા એલ એન જી નો પુરવઠો દૂર અંતરે મોકલવાની શેલ કંપનીની ક્ષમતામાં વધારો થયો છે તેમણે કેન્શ્રાની એનડીએ સરકારે દેશમાં પર્યાવરણને અનુકૂળ અને સ્વચ્છ ઉર્જાને પ્રોત્સાહન આપવા કરેલા સુધારા અને લીઘેલાં પગલાંની વિગતો આપી હતી

કોવિડના લીધે ઉલી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને પીએચડી અને ગોલ્ડ મેડલ મેળવનાર વિદ્યાર્થીઓ પ્રત્યક્ષ પુરસ્કાર અને પ્રમાણપત્ર મેળવશે જ્યારે બાકીના વિદ્યાર્થીઓને વર્યુથીઅલ માધ્યમથી પદવીઓ એનાયત કરાશે

સર્વોચ્ય અદાલતના ન્યાયાધીશ એ

ખાનવીલકર શ્રી ડી

ચંદ્રયૂડ શ્રી અશોક ભૂષણ શ્રી એસ અબ્દુલ નઝીર અને શ્રી બી

ટુકડીમાં મુખ્ય યૂંટણી કમિશનર સુનિલ અરોરા યૂંટણી કમિશનર સુશિલ ચંદ્રા અને રાજીવકુમાર પણ સામેલ છે ચૂંટણી પંચના સભ્યોએ પશ્ચિમ બંગાળના મુખ્ય યૂંટણી અધિકારી આરિઝ આફતાબ સાથે બેઠક યોજી હતી પંચના સભ્યો આજે વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ અને ચૂંટણી સંબંધિત અધિકારીઓ સાથે આજે બેઠક કરશે આગામી બે દિવસમાં રાજ્યના મુખ્ય સચિવ ગૃહ સચિવ અને પોલીસ મહાનિર્દેશક પણ યૂંટણી પંયના સભ્યોને મળશે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

તે ઉપરાંત આબોહવામાં પરિવર્તન અંગેની પેરીસ સમજુતીમાંથી ખસી જવાના અને મેક્સીકો સાથેની સરહદે દિવાલ ઊભી કરવાના નિર્ણયને પણ શ્રી બાઈડેને રદ કર્યો છે

તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં રસીકરણ બાદ આરોગ્યની ગંભીર સમસ્યાનો એકપણ કેસ નોંધાયો નથી તેમણે કહ્યું કે રસીકરણમાં થયેલી પ્રગતિ અને અન્ય મુદ્દાઓ બાબતે દરરોજ સમીક્ષા બેઠક યોજવાનો નિર્દેશ જિલ્લા મજીસ્ટ્રેટ અને જિલ્લા રસીકરણ અધિકારીઓને આપવામાં આવ્યો છે

ટીઆરપી કૌભાંડ મુંબઈની સેશન્સ અદાલતે ટીઆરપી કૌભાંડ કેસના આરોપી પાર્થો દાસગુપ્તાની જામીન અરજી ફગાવી દીધી છે મુંબઈ પોલીસે આરોપી દાસગુપ્તાની ગયા મહિને પુણે જિલ્લામાંથી ધરપકડ કરી હતી અગાઉ મેજીસેસેટ કોર્ટે પણ દાસગુપ્તાની જામીન અરજી ફગાવી દીધી હતી સરકારી વકીલે અદાલતમાં રજુઆત કરી હતી કે દાસગુપ્તા સંપૂર્ણ સિસ્ટમ ઉપર પ્રભાવ ધરાવતો હોવાથી તેને મુક્ત કરવાથી સાક્ષીઓ ઉપર પ્રભાવ પાડી શકશે ખેલો ઈન્ડિયા લદ્દાખમાં કારગિલ જિલ્લાના પદમ ખાતે આજે પ્રથમ ખેલો ઈન્ડિયા ઝંસ્કર શિયાળુ રમતોત્સવનો આરંભ થશે કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી કિરણ રિજિજુ આ કાર્યક્રમનું ઉદઘાટન કરશે કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં સાહસિક પર્યટન તેમજ વિવિધ રમતોની ક્ષમતાનું પ્રદર્શન કરવા માટે ઝંસ્કરમાં ખેલો ઈન્ડિયા શિયાળુ રમત અને યુવા મહોત્સવ દર વર્ષે યોજવામાં આવશે

શપથગ્રહણ સમારોહ કોરોના વાયરસ તેમજ મજબૂત સુરક્ષા વ્યવસ્થા સાથે કેપિટલ બિલ્ડીંગમાં યોજાયો હતો નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિએ પ્રથમ ભાષણમાં દેશને એક કરવાની વાત કરી હતી અને જણાવ્યું હતું કે તે બધાં જ અમેરિકનોનાં રાષ્ટ્રપતિ હશે તેમણે કહ્યું કે તે પોતાનાં ગઠબંધનો મજબૂત કરશે અને એકવાર ફરી બધાં સાથે જોડાશે